પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

તેમણે કહ્યું કે દિલ્ફીનું રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના પ્રયાસોને અંજલી સમાન છે

બીજા ખંડમાં એલ ઈ ડી પેનલો હોલોગ્રામ બોક્સ ઈન્ટરએક્ટિવ રમતો અને અન્ય આકર્ષણી રાખવામાં આવ્યા છે

મુખ્યમંત્રી જામનગર જામનગરમાં સતત વધતા જતા કોરોનાના કેસની સમીક્ષા માટે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી

તેમજ સુરત અને અમદાવાદથી આવનારા લોકોના સ્ક્રીનીંગ કરાવવા સ્થાનિક તંત્રને તાકીદ કરી હતી મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ મંત્રી આર

ફળદુ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા

પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણ ઓછું થાય તે માટે પ્રયત્નશીલ છે આ માટે નીતિનિયમો બનાવાયા છે જાહેરનામા બહાર પાડયા છે તેમજ લોકજાગૃતિના પ્રયાસ ચાલુ છે અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતની સ્થિતિ સારી છે

જેના પરિણામે અમદાવાદ અને સુરતમાં સંક્રમણ અંકુશમાં લાવવા સફળતા મળી છે રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યા વધારાઇ છે

મુખ્યમંત્રીએ જામનગરમાં બેડની સુવિધા વધારવા સાથે ધન્વંતરિ રથ વધારવા સૂયના આપી હતી

મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એ રાજ્યમાં કોવિડ હોસ્પિટલો સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફટી સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે જ્યાં પણ ફાયર સેફટીની જોગવાઇઓનું પાલન નહીં થાય એ હોસ્પિટલ સામે કડક પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી છે

તેમણે કહ્યું કે ભાવનગર જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે

દૂરનું ગામ હોવા છતાં પણ ગામ લોકોએ સ્વચ્છતા અભિયાનને સ્વચંભુ સ્વીકારીને જિલ્લાનું સ્વચ્છ ગામનું પ્રતીક મેળવેલ છે આ વિશે સાંભળીએ અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણીનો અહેવાલ

વિવિધ જિલ્લામાં તેની ઉજવણી થશે નર્મદા જિલ્લાના રાજપીપળામાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે નાંદોદ વિધાનસભા મતવિસ્તારમાં યોજાનાર આ કાર્યક્રમમાં છોટા ઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા નાંદોદના ધારાસભ્ય પી

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદામાં ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી

અમિતાબેન પટેલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક આર

પટેલ તેમજ અને અન્ય અગ્રણી ઉપસ્થિત રહેશે આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતો મહિલાઓ અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે

ધારાસભ્ય કિરીટ પટેલે ચોગ વિદ્યાનું મહત્વ અંગે પ્રાસંગિક પ્રવયન કર્યું હતું

તેમણે કોરોના સામેની જંગમાં યોગ અને પ્રાણાયમને આશીર્વાદરૂપ ગણાવ્યા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે યોગ પ્રશિક્ષક તથા યોગ ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી હતી ડીડી એર સ્ટાફ ચેકિંગ અમદાવાદ શહેરના થલતેજ ખાતે આવેલ દૂરદર્શન કેન્દ્ર અને આકાશવાણીના સ્ટાફ કોલોની ખાતે કોરોના ટેસ્ટના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગના સહ્યોગથી યોજાયેલા કેમ્પમાં કર્મયારીઓ તેમજ તેમના પરિવારજનોએ સાવચેતીના ભાગરૂપે ટેસ્ટ કરાવવા સ્વેચ્છાએ ભાગ લીધો હતો